સી એ કોલેજ ભૂજ ખાતે કચ્છ યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન કરાયો

યારિત્ર્યવાન સમાજના નિમાર્ણ માટે આધુનિક શિક્ષણ સાથે પ્રાચિન સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન પણ જરૂરી છે તેમ ભારપૂર્વક જણાવતાં રાજયપાલશ્રી દેવવ્રતજીએ પદવી પ્રાપ્ત કરનાર યુવાનોને માત્ર રોજગાર માટે ડ્રિગ્રીને ન મુલવતાં દેશ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજોને ધ્યાને લઇ જ્ઞાનનો સદઉપયોગ સમાજ અને રાષ્ટ્રના આધુનિક નિર્માણમાં કરવા અનુરોધ કર્યો હતો

ફીલ અને પી

ડી

વિરલ રાણા શિપિંગ મંત્રો કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવેલા શિપિંગ ખાતર અને રાજય રસાયણ મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે કંડલા પોર્ટની મુલાકાત લઈને જેટીના નિરીક્ષણ અને દરિયાઈ સુરક્ષા માટે અધિકારી ઓ સાથે બેઠક તેમજ કંડલા ખાતેના કચ્છની ખાડીના માસ્ટર કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી આ મુલાકાત વેળાએ તેમણે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથેની કરેલી બેઠકમાં દરિયાલ સુરક્ષા વધુ મજબુત બનાવવા પર ભાર મુકતા એજન્સીઓને સંકલન સુદ્દઢ કરવા સમયાંતરે બેઠકના આ યોજન પર ભાર મુકયો હતો બેઠકમાં સુરક્ષા અધિકારીઓ સાથે પાકિસ્તાનને અડીને આવેલા સીચ્ક્રીક િ વસ્તારની સુરક્ષા અંગે પણ સમીક્ષા કરાઈ હતી

ભુજમાં તેમની પ્રતિમાને નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી ભાનુશાલી સમાજના અગ્રણીઓ વિગેરેએ હારારોપણ કરી અંજલી આપી હતી

લગભગ ત્રણેક દિવસ વિરા મ પછી પૂર્વ અને પશ્ચિમના ઘણાં ભાગોમાં વાતાવરણ પલટાયું હતું અને વરસાદી ઝાપટાં પડયાં હતા માતાના મઢ હાજીપીર દયાપર ઉઘેડીમાં ધીમીધારે વરસાદી ઝાપટાં હતા

દરમ્યાન રાપર તાલુકાના ખડીર વિસ્તારમાં ધોળાવીરા ખાતે રાત્રે દોઢ ઈંચ જેટ લો વરસાદ થયાના સમાચાર છે

જયારે ત્રણ જણન ગંભીર ઈજા થઈ છે પર્વ કચ્છમાં ગઈરાત્રે બનેલા બનાવમાં અંજાર તાલુકાના વરસાણા ઓવરબ્રીજ નજીક મોટર સા ઈકલ પર જતા બે યુવકોને ટ્રકે ટકકર મારતા બને યુવકોના મોત નીપજયા હતા આ બને યુવકો રાપર ત ાલુકાના રામવાવ ગામના હતા અને મુંદરા થી પરત જતા હતા ત્યારે આ દુઘટના સર્જાઈ હતી અકસ્માતનો બીજો બનાવ આજે બપોરે નખત્રાણા તાલુકાના ટોડયા ફાટકથી માતાના મઢ જતા માર્ગ પર બન્યો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજયા હતા